આજે મુંબઇમાં પત્રકારો સાથેની વાતયીતમાં શ્રી રાઉતે કહ્યું કે પક્ષના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ નવા યૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને તમામે શ્રી ઠાકરેને નિર્ણય લેવા સત્તા આપી છે

હાલ તે હવાના હળવા દબાણ તરીકે ગુજરાતના દરિયાકાઠા નજીક છે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાઠા તરફ આગળ વધ્યુ છે તેના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમા વરસાદી માહોલ છવાયો છે દિવ જૂનાગઢ ગિર સોમનાથ અમરેલી ભાવનગર તથા ડાંગ નવસારી વલસાડ અને સુરત જિલ્લાઓના દરિયાકાઠાંના વિસ્તારોમા વરસાદ થઇ રહ્યો છે

કે મીશ્રાએ ઓરિસ્સા પશ્રિમ બંગાળ અને આંદમાન નિકોબારના મુખ્ય સચિવો અને પ્રતિનિધિઓ સાથે બાબુલ વાવાઝીડાને પહોચી વળ્વા માટે કરાથેલી તૈયારીઓ અંગેની સમીક્ષા કરી હતી

મિશ્રાએ અધિકારીઓને કોઇ માનવહાનિ ન થાય અને માલમિલકતને ઓછામાં ઓછુ નુકશાન થાય તે માટેના શક્ય તમામ પગલા ભરવાની સૂચના આપી હતી તેમણે કેન્દ્ર તરફથી જરૂરી તમામ સહાય કરવાની ખાતરી આપી હતી ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલે બાબુલ વાવાઝોડા અંગેની આગાહીઓની વિગતો આપી હતી

આ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે આવીજ સ્થિત શનિવારે પશ્રિમ બંગાળના દરિયાકાઠાંના વિસ્તારોના થવાની આગાહી છે તેમણે કહ્યું કે દરિયો તોફાની બનશે તેથી માછીમારોને માછીમારી માટે દરિયામા ન જવાની સૂચના અપાઇ છે મુખ્ય સચિવોને સંભવિત પરિસ્થિતઓને પહોચી વળવાના પગલા લેવા જણાવ્યું હતુ જિલ્લાઓની પરિસ્થિત પર ચોવીસ કલાક દેખરેખ રાખવાનું પણ જણાવ્યુ હતુ

નવી દિલ્હીમા પત્રકારો સાથેની વાતચીતમા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યુ છે કે જે શ્રધ્ધાપૂર્વક યાત્રા થઇ રહી છે ત્યારે આ પ્રકારના પાકિસ્તાનના પ્રયત્નો વખોળવા લાયક છે મંત્રણા દરમ્યાન પાકિસ્તાને કોઇપણ ભારત વિરોધી તત્વોને મહત્વ નહી આપવા તૈયારી દર્શાવી હતી

પ્રવક્તાએ કહ્યુ કે શનિવારથી ગુરુદ્વારા કરતારપુર સાહેબની જાથાના આરંભનુ પાકિસ્તાન સમર્થન કરશે તેવી આશા છે તે મુજબ યાત્રાળૂઓને સુચના અપાઇ છે મુલાકાતીઓના દસ્તાવેજો અંગે પાકિસ્તાનના અલગ વલણ અંગે શ્રી કુમારે કહ્યું કે સમજૂતી મુજબના દસ્તાવેજો યાત્રાળુઓએ રાખવાના રહેશ વ્રિપક્ષી સમજૂતી કરારમા યાત્રાળુએ રાખવાના દસ્તાવેજો અંગે સ્પષ્ટતા કરેલી છે

ડી એ સરકાર આપત્તિ વ્યવસ્થાપન માટે ખૂબ જ સંવેદનશીલ છે આજે નવી દિલ્હીમાં ધરતીકંપ અને રાહત અને બચાવ અંગેની શાંઘાઈ સહકાર સંગઠનની સંયુક્ત કવાયતની પૂર્ણાહૃતિ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આફત અંગેની બાબતોને માત્ર રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ આપ્યું છે અને તેની અસર ખાળવાના માર્ગો વિચારવા પર ભાર મૂક્યો છે અમારા પ્રતિનિધી જણાવે છે કે આ સંયુક્ત કવાયત દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલન પ્રતિભાવ અને પદ્વતિ વિકસાવીને ધરતીકંપ દરમિયાન કેવીરીતે મદદરૂપ બનવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે

તે અતિ નબળી કેટેગરીમાંથી હવે નબળી કેટેગરીમાં સમાવેશ થયો છે જેના કારણે ગંભિર પ્રદુષણનો ભોગ બનેલા દિલ્હીવાસીઓને થોડીક રાહત મળી છે

દિલ્ફીવાસીઓએ આજે શહેરાના જુદાજુદા વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદનો અનુભવ કર્યો હતો જેના કારણે હવાની ગુણવતામા પણ સુધારો થયો છે

આજે નવી દિલ્ફીમાં આકસ્મિક સારવાર માટેની દવાઓ અંગેની પરિષદનો આરંભ કરતાં શ્રી નાયડુએ કહ્યું કે આકસ્મિક સારવાની નાગરિકોને જાણ માટે કાર્યક્રમો અને માર્ગદર્શિકા તૈયાર કરાવની જરૂર છે અને તે દ્વારા જીવન રક્ષક મદદ મળવી જોઇએ તેમણે દેશમાં આકસ્મિક તબીબી સેવાઓ સમયસર મળી રહે અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે મૂડી રોકાણ પર ભાર મૂક્યો હતો

અને દેશ મજૂબૂત રહ્યો છે તેઓ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રાયજિંગ હિમાચલ અંગેની વૈશ્વિક મૂડીરોકાણકર્તા મિટમાં આ મુજબ જણાવ્યું હતુ શ્રી મોદીએ કહ્યું કે ભારતનું વિકાસવાહન નવી વિચારધારા અને નવા દ્રષ્ટિકોણના ચાર પૈડા દ્વારા આગળ વધી રહ્યું છે તેમણે કહ્યુ કે એક પૈડુ સમાજ છે જે આકાંક્ષી છે બીજુ પૈડુ સરકાર છે તે નવા ભારતના નિર્માણને પ્રાત્સાહન આપે છે

અને એક પૈડ જ્ઞાન છે જે બધાની સાથે સહયોગ કરે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે અગાઉ આવી મૂડીરોકાણકર્તા મિટ માત્ર કેટલાક શહેરોમા થતી હતી

છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન રાજ્ય સરકારોએ મૂડીરોકાણકર્તાઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે

આસામના મુખ્યમંત્રી સરબાનંદ સોનોવાલ આજે નવી દિલ્ફીમા શ્રી અમિતશાહને મળ્યા હતા અને બંને નેતાઓએ સૂચીત સમજૂતી અંગે વિગતવાર ચર્ચા કરી હતી

બસ્તર વિભાગના બીજાપુર જિલ્લાના પામેડ વિસ્તારમાં વહેલી સવારે યાર વાગ્યાની આસપાસ સામસામે ગોળીબાર થયા હતા રાજ્યની પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટુકડીઓએ સર્ય ઓપરેશન હાથ ધર્યું હતુ ત્યારે આ બનાવ બનવા પામ્યો હતો